તેમણે રાજ્યોને કહ્યું કે ફક્ત અંતિમ ઉપાય તરીકે જ રાજ્યમાં લોકડાઉન કરવા અંગે વિચાર કરે ગઇકાલે સાંજે કોવિડ પરિસ્થિતિ અંગે સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે કોરોનાથી બચવા માટે નાના કન્ટેન્ટમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં ઘણા વિસ્તારોમાં ઓક્સિજનની માંગ વધી રહી છે કેન્દ્ર તથા રાજ્ય સરકારો ખાનગી ક્ષેત્રો સાથે મળીને તમામ જરૂરિયાતમંદોને ઓક્સિજન પર્હોંચાડવાના પ્રયત્ન કરી રહી છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર દરેક જગ્યાએ ઓક્સિજન પહોંચાડવા માટે ઘણા ઉપાયો કરી રહી છે રાજ્યોમાં નવા ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ લગાવવામાં આવશે તથા એક લાખ નવા ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો ઉપલબ્ધ કરાવાશે પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને શ્રમિકો જ્યાં હોય ત્યાં જ રહેવાનું જણાવવા અનુરોધ કર્યો છે તથા આશ્વાસન આપવા જણાવ્યું છે કે તેઓને ઝડપથી રસી મળી રહેશે તથા તેઓની નોકરીમાંથી છુટા પણ કરાશે નહીં તેમણે કહ્યું કે ભારતમાં વિકસીત બે રસીથી દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે શ્રી મોદીએ કહ્યું કે અઠાર વર્ષથી વધુ ઉમરવાળા તમામ નાગરિકોને પહેલી મે થી રસી આપવામાં આવશે તેમણે યુવાનોને કોવિડના નિયમોનું યુસ્ત પાલન કરવાની સાથે સાથે પોતાના વિસ્તારોનાં સ્થાનિક વહીવટી તંત્રને કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરીમાં મદદ કરવા અનુરોધ કર્યો હતો

મતદાન આવતીકાલે સવારે સાતથી સાંજે સાડા છ વાગ્યા સુધી યાલશે યૂંટણી પંચે યૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવા વીવીપીએટી સાથે દરેક મતદાન મથક પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે ચૂંટણીના સંચાલન માટે પૂરતી સંખ્યામાં ઇવીએમ અને વીવીપીએટીની ખાતરી કરવામાં આવી ચૂકી છે કોવિડ રોગયાળાને ધ્યાનમાં રાખીને યૂંટણી પંચે વધુમાં વધુ એક હજાર મતદારોના બૂથ ઉભા કરવા સુચના આપેલી છે

દરેક મતદાન કેન્દ્રમાં પીવાના પાણી છાંયડાની વ્યવસ્થા શૌયાલયની સુવિધા લાઇટિંગ વિકલાંગો માટે યોગ્ય ઢાળ જેવી ન્યૂનતમ સુવિધાઓ અપાશે મતદાન મથક પર મતદારોનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવશે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની યૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ માટેના પ્રચાર સમયને ઘટાડવાનો નિર્ણય લીધો છે

કોંગ્રેસ ડાબેરી પક્ષો અને તેમના ભાગીદાર ભારતીય સંયુક્ત સેક્વ્રલર મોરચાના બેનર હેઠળ લડી રહ્યા છે

હવે સાતમા તેમજ આઠમા અને અંતિમ તબક્કા માટે પ્રયાર યાલી રહ્યો છે

બીજી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

આ કંપનીઓમાં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીય્યુટ ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે સીરમ ઈન્સ્ટીટયુટ ભારતમાં એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહ્યું છે આગામી પહેલી મે થી દેશમાં અઠાર વર્ષથી વધુનીં વયનાં તમામ નાગરીકો માટે રસીકરણ શરૂ કરવામાં આવી રહ્યું હોવાથી આ પગલું ભરવામાં આવી રહ્યું છે સીરમ ઈન્સ્ટીય્યુટ ઓફ ઈન્ડિયા વીસ કરોડ ડોઝ અને ભારત બાયોટેક નવ કરોડ ડોઝનો જથ્થો જુલાઈ સુધીમાં સરકારને આપશે

ભારત બાયોટેકે કહ્યું છે કે ચરણબધ્ધ રીતે ઉત્પાદન વધારવામાં આવ્યું છે

આ સાથે ભારત સૌથી ઝડપી રસીકરણ કરનારો દેશ બન્યો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લગભગ ત્રીસ લાખ વેક્સીનનાં ડોઝ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે

પરિણામે સાજા થવાનાં દરમાં સતત ધટાડો થઈ રહ્યો છે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશના નાગરિકોને રામનવમી પર્વની શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પોતાના સંદેશામાં કહ્યું છે કે મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામના જન્મદિવસ રામનવમી ન્યાય અને માનવીય ગરીમા માટે સતત પ્રયત્નો કરવાના આપણા સંકલ્પને મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામના આદર્શોથી પ્રાપ્ત થાય છે ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ પોતાના સંદેશાંમાં કહ્યું કે રામનવમીનું પર્વ આપણને મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામના આદર્શ જીવનનું સ્મરણ કરાવે છે તથા તેમના દ્વારા બનાવાયેલા પથ પર ચાલવાની પ્રેરણા ચીંધે છે આ પર્વ આપણાને પરિવાર સમાજ અને દેશ પ્રત્યેના આપણા કર્તવ્ય અને જવાબદારીઓને યાદ કરાવે છે